મિશન મિલિયન દ્રીઝ અન્વયે મોટાપાયે વૃક્ષો વાવવાના અને ઉછેરવાના અભિયાનમાં જનભાગીદારીને બિરદાવતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાનથી જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું કામ થયું છે

રાજ્યમાં નાગરિક સુખાકારી સુવિધાઓ સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં આગળ વધ્યા છીએ એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પીડીપીયુના ગર્વનિંગ કાઉન્સિલ પ્રેસિડેન્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓમાં થયેલ પ્રગતિની વિગતપૂર્ણ માહિતી મેળવી હતી દિશા અંતર્ગત જિલ્લાની સમીક્ષા સમિતિની બેઠકમાં તાલુકાઓના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ક્લેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા અન્ય ઉપસ્થિત અધિકારીઓને અધ્યક્ષ સ્થાનેથી શ્રી શાહે કેટલીક તાકિદ પણ કરી હતી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ફિટ અને સ્વસ્થ રાષ્ટ્ર નવા ભારતની ઓળખ છે

તેમણે કહ્યું કે ટેકનોલોજીના આવવાથી સાથે જ શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે ફિટનેસ અભિયાનને જન આંદોલન બનાવવાની આવશક્યતા ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે અનિયમિત જીવન શૈલીથી ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની સંબંધિત રોગો થઈ રહ્યાં છે જે જીવનશૈલીમાં પરિવર્તનથી સારા થઈ શકે છે તેમણે કહ્યું કે ફિટ ઇન્ડિયા અભિયાન લોકોને એવા બદલાવ માટે પ્રેરિત કરશે પ્રધાનમંત્રીએ લોકોને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી

આ ઉપરાંત રમતવીરોને ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ધ્યાન યોગ તથા વ્યાયામ અને સુપોષિત આહાર દ્વારા સ્વસ્થ રહેવા શપથ ગ્રહણ કરાવ્યા હતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડૉ અનિલભાઈ નાયકની ઉપસ્થિતિમાં સૌ કર્મચારીઓ અને વિધાર્થીઓએ દિલ્હી ખાતે યોજાયેલ ફિટ ઈન્ડિયા મ્રવમેન્ટના દેશવ્યાપી લોન્ચિગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું

અનિલભાઈ નાયકે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ સૌના માટે ખૂબ જ ઉપયોગી છે

તો ડાંગ જિલ્લામાં સાપુતારા કાતે સાંદીપની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મેરાથોન દોડ યોજીને ફીટ ઇન્ડિયા કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો ગોલ્ડન કટાર ડિવિઝન અમદાવાદનાં તમામ રેન્કના અધિકારીઓ અને તેના પરિવારજનોએ આજે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રતિજ્ઞા લીધી હતી ફિટનેસ પ્રત્યેની કટિબદ્વતામાં ગોલ્ડન કટારનાં તમામ રેન્કનાં અધિકારીઓ અને તેમનાં પરિવારજનો વચ્ચે ફિટનેસ અંગે વધારે જાગૃતિ લાવવાની તેમજ તેમને બિમારીમુક્ત જીવન અને પર્યાવરણ સુનિશ્ચિત કરવા સ્વસ્થ અને ફિટ જીવનશૈલી માટે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી

સાથે સાથે ખિલખિલાટ સેવાથી પણ પ્રસૂતા માતાઓને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે

કચ્છના કંડલામાં આંતકી સંગઠન અંડર વોટર એટેક કરી શકે તેવા ઈનપુટના પગલે કંડલા પોર્ટ પ્રસાસનની સાથે મુંદરા અદાણી પોર્ટના સત્તાધીશોએ આગચેતીના પગલા ભરવા જણાવ્યુ છે આ અંગે વધુ માહિતી આપે છે પૂર્વ કચ્છના એસ

શ્રી ડી એસ વાઘેલા

જેમાં સૌથી વધુ ભૂજ તાલુકામાં સાડા છ ઇંચ અને હારીજમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે